જમ્મુ કાશ્મીરના બાકી રહેલા વિસ્તારોમાં બધી પોસ્ટ પેઈડ મોબાઈલ ફોન સેવા આજ બપોરથી શરૂ

ભારતે તમામ સંભંવીત મદદની

મહિલા ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફિકા વચ્ચે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેય

ક્ષેત્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ભંડારા ગોદિયા વિસ્તારમાં સિંયાઈ અને જળ સંરક્ષણનું કાર્ય જળજીવન મિશન શરૂ થતાં કામમાં ગતિ આવી છે શ્રી મોદીએ કહ્યું કે ગોસીખુર્દ બંધનું બંધ પડેલું કાર્ય હવે પૂર્ણ કરવામાં આવશે તેમણે કહ્વું કે આવનારા વર્ષેમાં જળ શક્તિ મંત્રાલય અંતર્ગત જળ સંરક્ષણના સંશાધન બનાવવા અને જળ સંરક્ષણ માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીશના નેતૃત્વમાં મહારાષ્ટ્ર સરકારના વિકાસ કાર્યોને ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમના નેતૃત્વ અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓના કારણે મહારાષ્ટ્ર રાજ્ય વિકાસમાં આગળ છે

કાશ્મીર ખીણ પ્રદેશ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવાની કેન્દ્રની સૂચના બાદ આ નિર્ણંથ લેવાયો છે આ અગાઉ ખીણ પ્રદેશમાં સ્ક્રૂલ કોલેજો ફરીથી શરૂ થયા હતા અને લેન્ડલાઈન ફોન સેવાઓ પણ યાલુ થઈ હતી

સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સૈનિકોએ ભારતીય યોકીઓને નિશાન બનાવતા વિના કારણે ગોળીબાર શરૂ કર્યા હતા ભારતીય સૈનિકો દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો આ દરમ્યાન એક જવાનને ગંભીર ઈજા થઈ હતી અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું

ફાસ્ટ ટેગ ટોલ ટેક્સ સંગ્રહની ઈલેક્ટ્રોનિક પ્રણાલિ છે વાહન પર ફાસ્ટ ટેગ લગાવ્યા બાદ ટોલ પ્લાઝામાં ઊભા રહ્યા વગર યૂકવણી થઈ શકે છે સંમેલનમાં ઈલેક્ટ્રોનિક પ્રણાલિ માટે રાજ્યના સંબંધિત વિભાગો અને અન્ય એજન્સીઓ સાથે સમજૂતી કરાશે ફાસ્ટ ટેગને જીએસટી ઈલેક્ટ્રોનિક બિલ પ્રણાલિ સાથે જોડવા માટે એક અન્ય સમજૂતી ભારતીય ધોરીમાર્ગ વ્યવસ્થાપન કંપની લિમિટેડ અને વસ્તુ અને સેવા કર નેટવર્ક વચ્ચે થશે જીએસટી પરિષદે આ વ્યવસ્થા માટે અગાઉથી જ મંજૂરી આપી છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી વી

સિંહ પણ આ પ્રસંગે વિવિધ રાજ્યોના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહેશે

આ જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે

બેઠકને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે ભારત બ્રીકસ સાથે જોડાયેલુ છે અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ બાબતે વાતયીત સંકલન અને સહકાર માટેનું ખુબ જ મહત્વનું મંચ બનેલુ છે

તેમણે કહથું કે પારંપરીક સાંસ્કૃતિક વારસાની સાથે બ્રીકસ દેશો કલા મ્યુઝીયમ અને ગેલેરી કલ્યર હેરીટેઝ આર્કીવસ સાહિત્ય બાળકો અને યુવાનો માટે રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રોમાં મજબુત મિત્રતા અને સહકાર માટે સમજુતી કેળવી શકે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડ્ર અને સિએરા લિઓનના રાષ્ટ્રપતિ જૂલિયસ માડા બિયોએ ગઈકાલે દ્વિપક્ષી સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્વતા દર્શાવી શ્રી નાયડ્ર પશ્ચિમી આફિકા દેશોની પાંચ દિવસની યાત્રાના બીજા ચરણમાં ગઈકાલે સિએરા લિઓનની રાજધાની ફી ટાઉન પહોંચ્યા હતા

બંને દેશો વર્તમાન વાસ્તવિકતા પર વિયાર કરવા અને હાલના વૈશ્વિક પડકારના સમાધાન માટે સંચુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત મુદ્દે સહમત થયા હતા

પોતાની થાત્રા દરમ્યાન નેધરલેન્ડના રાજા દ્વિપક્ષીય આર્થિક અને રાજનૈતિક સહયોગ વધારવા ભારતના મુખ્ય નેતાઓ સાથે વાતચીત કરશે

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નેધરલેન્ડના રાજા અને રાણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિમંત્રણથી ભારત આવ્યા છે બંને ભારતમાં નવી દિલ્હી મુંબઈ અને કેરળની યાત્રાએ જશે